આજે રાજ્ય વિધાનસભામાં વિપક્ષના સભ્યો દ્વારા ઉભા કરાયેલા કુપોષજ઼ના મુદ્દા ઉપર પોતાનો સુર પુરાવતાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ગૃહના સભ્યો કુપોષણ અંગે ચિંતા દર્શાવે છે તે ખુબ સારી વાત છે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર કુપોષજ઼ના કલંકને મિટાવવા માટે કટિબદ્ધ છે અને તે માટે સૌને સાથે રાખીના સહિયારા પ્રયાસ કરવામાં આવશે મુખ્યમંત્રીએ કુપોષણના દુષણને દુર કરવા માટે સૂચનો કરવા બદલ ગૃહના સભ્યોનો આભાર માન્યો હતો

આ માટે ચાલુ વર્ષના અંદાજપત્રમાં રૂ

આ ઉપરાંત હવે વિધવા સહાય માટે અરજી કરવા માટેની સમયમર્યાદા હતી તે દૂર કરવામાં આવી છે એટલે હવે જ્યારે પણ વિધવા બહેન સહાય માટે અરજી કરશે ત્યારથી તેમને વિધવા સહાય આપવામાં આવશે

વિધાનસભા કાર્યવાહી ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્ર હેઠળ આજે બે બેઠક મળી હતી જે પૈકી પ્રથમ બેઠકમાં અંદાજ પત્ર પર સામાન્ય ચર્ચાનો પ્રારંભ થયો હતો

શ્રી ધાનાણીએ ઉમેર્યું હતું કે પાક વીમો ખેડ઼તો માટે મરજીયાત હોવો જોઇએ

તો એક પણ ખેડૂત તમારી પાસે પાક વીમાની માંગણી કરશે નહીં ત્યારબાદ ભાજપના સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આ સરકાર જે કહે છે તે કરે છે જેનું ખાત મુર્હત કરે છે તેનું લોકાર્પણ પણ કરે છે

બપોર બાદ વિધાનસભાની બીજી બેઠક મળી હતી આ બેઠકના પ્રારંભમાં પ્રશ્નોત્તરીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ પ્રશ્નોત્તરી દરમિયાન પ્રાથમિક માધ્યમિક પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કાયદો અને ન્યાયતંત્ર વૈધાનિક અને સંસદિય બાબતો મીઠા ઉદ્યોગ ગૌસંવર્ધન નાગરિક ઉડ્ડયન આદિજાતિ વિકાસ વન મહિલા અને બાલ કલ્યાજ઼ પંચાયત અને પર્યાવરજ઼ વિભાગને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી

મુખ્ય સ્પર્ધા ભાજપ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે તે રહેશે તેમ લાગે છે

ભાજપના ઉમેદવારોને આશીર્વાદ આપવા બદલ જનતા જનાર્દનનો ભાજપ આભાર માને છે તેમ શ્રી પંડવાએ ઉમેર્યું હતું ભાજપ પ્રદેશ જીતુભાઇ વાઘાણીએ પણ વિજેતા ઉમેદવારોને ટ્વીટ વડે શુભેચ્છા પાઠવી છે તથા જનતાનો પણ આભાર માન્યો છે જીત્ ભાઈ વાઘાણી ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ કહ્યું છે કે જનસેવા અને રાષ્ટ્રસેવાના ભાવ સાથે જનતાને ભાજપા સાથે જોડવા માટેનો મહાઉત્સવ એટલે ભાજપનું સદસ્યતા અભિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં આજે શ્રી કમલમ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત વિવિધ મોરચાઓ તથા સેલ તેમજ વિભાગ પ્રકલ્પની સંયુક્ત પ્રદેશ બેઠક તથા વિસ્તારશ્રીઓની બેઠક યોજાઇ હતી બેઠકને સંબોધન કરતા વાઘાણીએ કહ્યું હતું કે ભાજપાના પ્રત્યેક કાર્યકર જનજન સુધી પહોંચી સંપર્કથી સંવાદ અને સંવાદથી સમર્થન ને વ્યાપક બનાવી ભાજપાની વિચારધારા સાથે વ્યુને વધુ લોકોને જોડવા માટેનો યજ્ઞ એટલે ભાજપનું સદસ્યતા અભિયાન આ પ્રસંગે ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઇ દલસાણીયાએ જણાવ્યું હતું કે સદસ્યતા અભિયાન એ ભાજપાની વિચારધારાને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટેનું ખર્ચ છે વરસાદ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ આગામી બે દિવસ પડવાની અગાઉ થયેલી આગાહીમાં હવામાન ખાતાએ ફેરફાર કર્યો છે વરસાદી વાદળ ફંટાઇ ગયા હોવાથી હવે ભારે નહીં પજ્ઞ છુટો છવાયો વરસાદ પડશે છતાં નદીના વહેણ તથા દરિયાના પાજીથી દૂર રહેવાની ચેતવણી લોકોને અપાઇ છે રાજયમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ક્વાંક ધીમી ધારે તો ક્વાંક સારો વરસાદ પડ્યો હતો

મી એટલે કે અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો

કચ્છ પાણી પ્રરવઠા દુષ્કાળગ્રસ્ત કચ્છ જિલ્લામાં પાણીની જરૂરિયાત સંતોષાય તેટલો પાણીનો જથ્થો નર્મદા આધારિત પાઇપલાઇન વાટે પહોંચતો કરવાનું ભગીરથ કામ રાજ્યસરકારે કર્યું છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં કચ્છ જિલ્લાનો હવાલો સંભાળતા અધિક્ષક ઇજનેર લાલજીભાઇ ફાફલ કહે છે કે પુરતો વરસાદ થાય ત્યાં સુધી પાણી પુરવઠો બધે મળતો રહે તેનું ધ્યાન રખાશે